નવી પ્રક્રિયાથી આવકવેરા વિભાગ કરદાતાનું ગૌરવ અને સંવેદનશીલતાનું ધ્યાન રાખીને ચોક્કસ કારણ વગર કરદાતાએ જાહેર કરેલી વિગતો અંગે શંકા કરશે નહ્રિ ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટરનો આરંભ આજથી થયો છે

ભાવનગર અને બોટાદ પંથકમાં ભારે વરસાદને પગલે સડક પર પાણી ભરાયા છે તો ડેમ અને તળાવ છલકાયાં છે જામનગર જિલ્લામાં કાલાવાડ જામ જોધપુર અને જોડિયામાં ગઈરાત્રિથી અત્યાર સુધી માં એકથી યાર ઇંચ પાણી પડ્યું હોવાનુ નોંધાયું છે છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી કવાંટ નસવાડી અને સંખેડા માં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે મોરબી હળવદ વાંકાનેર અને ટંકારામાં પણ ખૂબ વરસાદ પડ્યો છે હળવદના કડિયાણા ગામે વરસાદને લીઘે દીવાલ પડી જતાં ભરૂચ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વ્યાપક વરસાદ થયો છે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર અને કરજણ ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે તાપી જિલ્લામાં દક્ષિણ સોનગઢના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ જ ચેક ડેમ છલકાઈ ગયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જતાં બારડોલી અને કડોદને જોડતો રસ્તો બંધ કરાયો છે રાજકોટ અને ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો છે ગોંડલમાં એસ ટી

અમરેલીના વડિયા ગામનો સુરવો ડેમ છલકાતા નીચાણવાસના ગામને સાવધ કરાયા છે રાજુલા પંથક માં આવેલા ધાતરવાડી એક અને બે એમ બંને ડેમના દરવાજા ખોલી પાણીનો નિકાલ શરૃ કરાયો છે વલસાડ જિલ્લામાં વણજાર ખાડી છલકાતા ઓજર ગામે આવેલો પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ગામનો સડક સંપર્ક કપાયો છે નવસારીમાં ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદી બે કાંઠે વહી રહી છે તો બીલીમોરા અને ગણદેવી વચ્ચેનો રસ્તો પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર થંભી ગયો છે

આર સી બી આર

ઉલ્લેખનીય છે કે જૂની હોલ ટીકીટ માન્ય રહેશે નહીં પરિણામે ગુજકેટની કે બોર્ડની વેબસાઈટ પરથી આજે સાંજે છ વાગ્યા બાદ નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે